ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે યૂંટણી પંચે મોટી સંખ્યામાં કેન્દ્રીય સશસ્ત્ર દળની ટુકડીઓ તૈનાત કરી છે જિલ્લા અને શહેરોની સીમામાં પ્રવેશતા બધા જ વાહનોની મેજીસ્ટ્રેટની ઉપસ્થિતિમાં સુરક્ષા દળના જવાનો દ્વારા તપાસ થઈ રહી છે

બંને રાજ્યોમાં ત્રીજા તબક્કાની યૂંટણી એક જ દિવસે છઠ્ઠી એપ્રિલે યોજાશે

આ તબકકામાં ત્રીસ વિધાનસભા બેઠકો પર મતદાન થશે પુર્વીય મેદીનીપુર જીલ્લાની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર બધાની નજર છે જયાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રીજા કાર્યકાળ માટે ચુંટણી જંગમાં છે દરમિયાન ચુંટણીપંચ ધ્વારા મતદાન માટે બધી જ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે આસામ ચુંટણી આસામમાં વિધાનસભાની બીજા તબકકાની ચુંટણી માટેનો પ્રચાર ગઇકાલે સાંજે પુરો થયો છે

દરમિયાન ગઇકાલે વરસાદ અને ખરાબ વાતાવરણ વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ ચુંટણી પ્રચાર કર્યો હતો આસામના સંયુકત મુખ્ય યુંટણી અધિકારી પુલક પતગીરીએ જણાવ્યું કે દિવ્યાંગ મતદારો માટે ચુંટણી દરમિયાન બ્રેઇલ સાઇન પધ્ધતિનો ઉપયોગ કરાશે

પાંચમા તબક્કા માટેની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ગઇકાલે પૂરી થઇ છે અને આવતીકાલે તેની યકાસણી હાથ ધરવામાં આવશે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીજી એપ્રિલ છે બે લોકસભા બેઠકો આંધ્રપ્રદેશના તિરૂપતિ અને કર્ણાટકના બેળગાંવ અને અગિયાર રાજ્યોની વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાવાની છે

ભારતીય આયુવિજ્ઞાન સંશોધન પરીષદ આઇસીએમઆરએ જણાવ્યું છે કે ગઇકાલે સાત લાખ પંચ્યાસી હજાર આઠસો ચોસઠ કોવિડના નમુનાઓની તપાસ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ ચોવીસ કરોડ છવ્વીસ લાખ પચાસ હજારથી વધુ કોવિડ નમુનાઓની તપાસ કરવામાં આવી છે

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જૂના વાહનોના સ્ક્રેપ સંબંધિ મોટરવાફન કરના નિયમો બહાર પાડ્યા છે

હંસ એનજી બેંગ્લુરુ સ્થિત સંશોધન પ્રયોગશાળા રાષ્ટ્રીય એરોસ્પેસ લેબોરેટરીઝ આજે બે બેઠકવાળા તાલીમી વિમાન હંસ એનજીને અવકાશમાં છોડશે

મુંબઈ વડી અદાલત મુંબઈ વડી અદાલત આજે મુંબઈ પોલીસ વડા પરમવીર સિંહની અરજી પર સુનાવણી શરૂ કરશે

મહારાષ્ટ્ર સરકારે પૂર્વ મુંબઈ પોલીસ વડા પરમવીર સિંહના આરોપોની તપાસ માટે ઉચ્ચસ્તરીય એક સભ્યની સમિતિની રચના કરી છે આ તપાસની જવાબદારી સેવાનિવૃત્ત ન્યાયાધીશ કૈલાસ ઉત્તમચંદ ચાંદીવાલને સોંપવામાં આવી છે

શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ સાથે એક દિવસીય ક્રિકેટ શ્રંખલા દરમિયાન ખભામાં ઇજા થવાના કારણે આઈપીએલમાંથી બહાર થયા હતા

આ અગાઉ વિરાટ કોહલી સ્ટીવન સ્મિથ સુરેશ રૈના અને અથ્યર ઓછી ઉંમરમાં કપ્તાન બન્યા હતા

આગામી ટોક્યો ઓલમ્પિક્સ પહેલાની આ પિસ્તોલ અને રાઇફલ શુટર્સ માટે અંતિમ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે